વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોની ચિંતા કરી છે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ઓછામાં ઓછા કર ઉઘરાવે છે તેમ આજે વિધાનસભા ગૂહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પેટ્રોલ ડિઝલના વેટ ઉપર ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્રનો પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જજ્ઞાવ્યું હતું રાજયના ખેડૂતો મધ્યમવર્ગ અને ગરીબોના હિતને ધ્યાને રાખીને અન્ય રાજયો કરતાં પેટ્રોલ અને ડિઝલ ઉપર ઓછો ટેક્સ વસૂલવામાં આવે છે આ ઘટાડેલા ટેક્સનો ફાયદો ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડ્રતો લઇ રહ્યા છે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું નેહલ ઠકકર આયષ કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી શ્રીપાદ યેસ્સો નાઈકે અમદાવાદ ખાતેના ક્ષેત્રીય આયુર્વેદીક ત્વચા રોગ સંશોધન સંસ્થાનના નવા પરિસરનું ઉદ્વાટન કર્યું

તેમણે જણાવ્યું હતું કે આજની આહાર વિહારની વિષમતાઓને કારણે ત્વચા રોગની સમસ્યા વધી રહી છે ત્યારે આ સંસ્થાન ત્વચા રોગ અંગે સંશોધન કરી દર્દીઓને એક નૈસર્ગિક વિકલ્પ પૂરો પાડશે તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદિક ઉપચાર સુરક્ષિત હોવાના કારણે સૌંદર્ય પ્રસાધન ક્ષેત્રે પણ તે એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઉભરશે

કેન્દ્રિય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ શિપિંગ રસાયણો અને રાસાષ્ટિક ખાતર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આ પ્રસંગે કહ્યું કે આ બજેટમાં સરકાર જીવન ધોરણ સુધારવા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે

જાણીતા ફિલ્મ અભિનેત્રીઓ અને અન્ય ક્ષેત્રોના અગ્રણીઓ તથા નાગરિકો શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી દેવીનું ગયા શનિવારે દ્વબઈમાં અવસાન થયું હતું અને તેમના પાર્થિવ દેહને ગઈકાલે રાત્રે સ્વદેશ લાવવામાં આવ્યો હતો

નેહલ ઠકકર શાળાઓમાં ફી ના માળખાને લઈને ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે સરેકાર દ્વારા રચાયેલ સમિતિની ભલામણોને સ્વીકાર કરવામાં આવી છે

તેમણે જણાવ્યું હતું કે સરકારએ તમામની લેખિત ફરિયાદો સાંભળી છે નેહલ ઠકકર કચ્છની ત્રણ દિવસની મુલાકાતે આવી રહેલા જાણીતા સર્જક લેખક ગીતકાર પત્રકાર ચિત્રકાર માધવ રામાનુજે કલા અને સાફિત્યસર્જનની સાથેસાથે કિડનીના દર્દીઓની સેવા તથા કિડની દાતાઓ માટે કિડની થિચેટરની પણ રચના કરી છે ફાલમાં તેઓ અમદાવાદની સિવિલ ફોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની ઇન્સ્ટિટયૂટના એચ

ચીફ તરીકે કાર્યરત છે તેમણે બે કાવ્યસંગ્રફ ત્રણ નવલકથાઓ નાટક તથા ભવાઇ ક્ષેત્રે સાહિત્યસર્જન કર્યું છે

એમણે સજૈલાં ચિત્રોનાં અનેક પ્રદર્શન પણ યોજાયાં છે